ત પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

ફાન્સથી રાફેલ લડાક્ વિમાનની પાંચમી બેચ ગઈકાલે ભારત પહોંચી છે

કોંગ્રેસ ડાબેરી પક્ષો અને તેમના ભાગીદાર ભારતીય સંયુક્ત સેક્વ્રલર મોરચાના બેનર ફેઠળ લડી રહ્યા છે

હવે સાતમા તેમજ આઠમા અને અંતિમ તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની આ યૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે

આ પરીષદમાં ભાગ લેવા માટે શ્રી મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આમંત્રણ અપાયું હતું

તેઓ ઇકોનોમીઝ ફોરમના સભ્યો છે અને આબોહવા પરિવર્તન માટે સંવેદનશીલ છે

આરોગ્ય મંત્રાલયે રેમડેસીવીર નિર્માતાઓને જણાવ્યું છે કે તેઓ પહેલેથી સપ્લાય માટે જે ઓર્ડસ મબ્યા છે તે પૂરા કરે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી રાજ્યોને રેમડેસીવીરની ફાળવણી પર નજર રાખશે

વાયુસેનાએ સરકારને કોરોના રોગયાળાને નિયત્રણ માં લેવા મદદ માટે તેના વિમાનોમાંથી ઓક્સિજન કન્ટેનર અને સિલિન્ડર આવશ્યક દવાઓ ઉપકરણો અને તબીબી કર્મચારીઓને મોકલવાનું શરૂ કર્યું છે ભારતીય વાયુસેનાએ કોચી મુંબઇ વિશાખાપદનમ અને બેંગાલુરુથી ડોકટરો અને નર્સોને દિલ્ફીની ડીઆરડીઓની અસ્થાયી કોવિડ હોસ્પિટલમાં પોહ્યાડ્યા હતા વાયુસેનાએ ડીઆરડીઓની ઓક્સિજન કન્ટેનરને બેંગ્લોરથી દિલ્ફીના કોવિડ કેન્દ્રોમાં પોહ્યાડ્યા હતા

આ અંગે સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતા માં વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજાઈ હતી બેઠક માં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ત્રણેય સેના પ્રમુખ અને મુખ્ય સંરક્ષણ વડા બિપિન રાવતે ભાગ લીધો હતો

શ્રી મુર્મુની નિયુક્તિ સંગઠનના ગઈકાલના સંમેલનમાં ચૂંટણી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી જેમાં ભારતને બીજા કરતાં સારુ એવું સમર્થન મબ્યું વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પદ માટે ભારતની પસંદગી થવી તે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિષ્ઠાનું પ્રતીક છે ભારતને વધુ બે વર્ષ માટે એશિયાના પ્રતિનિધિના રૂપમાં સંગઠનના કાર્યકારી પરિષદના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે

એક ટ્વીટમાં ભારતીય વાયુસેનાએ આ સહયોગ બદલ બંને દેશોના એરફોર્સનો આભાર માન્યો છે

તુતીકોરીન વી ઓ સી પોર્ટ પર પહોંચેલા કન્ટેનરમાં આયાત કરે લા માલમાં કોકેઈન છુપાવવામાં આવશે તે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ લાકડાના લોગ ધરાવતા હોવાનું કન્ટેનર અટકાવ્યું હતું શંકાસ્પદ કન્ટેનર પનામાથી નીક ળીને એન્ટવર્પ અને કોલંબોના બંદરોથી પસાર થયું હતું